અને પુલવામાના આતંકી હુમલાને અંજામ આપનારાઓને સજા આપવામાં નવી દિલ્હી અને અન્ય તમામ પ્રસ્તુત સતાવાળાઓને સક્રિયપણે સહકાર આપવા સભ્યદેશોને અનુરોધ કર્યો હતો

સમિતિનું નિવેદન ભારત માટે રાહતરૂપ બન્યું હતું અને તેનાથી પાક તથા તેના પોષક ચીન માટે મૂંઝવણ પરિસ્થિતિ સર્જાઈ હતી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મુન જે ઇન સાથે આજે સેઉલમાં પ્રતિનિધિ સ્તરની વાતચીત કર્યા બાદ સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કેભારત અને કોરિયા દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા અને આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલન સાધવાં પ્રતિબદ્ધ છે

પ્રધાનમંત્રીએ કોરિયાની કંપનીઓને ભારતમાં સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરમાં મૂડીરોકાણ કરવાનું ઇજન આપ્યું હતું

પસંદગી સમિતિને ભારતીય અને વૈશ્વિક અર્થતંત્રમાં વ્રદ્ધિ તથા ગરીબ અને તવંગર વચ્ચેની ખાઇ દૂર કરવા મોદિનોમિકસ ઉભું કરવા બદલ તેમની પુરસ્કાર માટે પસંદગી કરઇ હતી

રાજ્ય સરકાર દ્વારા ગઈ રાત્રે મોડેથી મળેલી બેઠકમાં સાતમાં પગારપંચના અમલ સહિતની માંગણીઓ સંતોષવાની ખાતરી અપાતા બે દિવસથી ચાલતી એસ ટી કર્મચારીઓની હડતાળ અંતે સમેટાઈ હતી

ટી નિગમના નિયામક સોનલ મિશ્રા તેમજ યુનિયન લીડર સહીત સંકલન સમિતિ વચ્ચે યોજાયેલી બેઠક લાંબી વાટાઘાટને અંતે સફળ રહી હતી

રાજ્યપાલશ્રીએ ગૃહ સમક્ષ કરેલ સંબોધન બદલ ગૃહે તા

સત્રના છેલ્લા દિવસે રાજ્યમાં અછતગ્રસ્ત તાલુકાઓમાં વિવિધ રાહતો આપવા અંગેના છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

ટી